પ્રાદેશિક સમાયાર નિકીતા શાહ વાંચે છે કોરોના વાઇરસના સંભવિત પડકારને પહોંચી વળવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ

વિરોધ પક્ષે સભાત્યાગ કર્યો

ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યનું પ્રથમ સ્કૂલ ઓફ એડવાન્સ ડિફેન્સ સ્ટડીજ સેન્ટર સ્થપાશે રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધાની સેમી ફાઇનલમાં ગુજરાતને હરાવી સૌરાષ્ટ્રનો બીજી

રાજ્ય સરકારે કોરોના વાયરસના સંભવિત પડકારને પહોંચી વળવા સંપૂર્ણ તૈયારીઓ કરી છે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાગ્રસ્ત દેશમાંથી આવેલા તમામ મુસાફરોનું દૈનિક ધોરણે મોનીટરિંગ કરાઈ રહ્યું છે ગાંધીનગર ખાતે કોરોના વાયરસ અંગેના કંટ્રોલરૂમ શરૂ કરાયા છે

વિવિધ માધ્યમો દ્વારા જનજાગૃતિ તથા સ્વચ્છતા અંગેનું માર્ગદર્શન અપાઈ રહ્યું છે પ્રધાનમંત્રીના અગ્ર સચિવ પી

મિશ્રાના અધ્યક્ષપદે ગઈકાલે યોજાયેલી બેઠકમાં જિલ્લા સ્તરે આ રોગનું પરીક્ષણ પીડિત વ્યક્તિ માટે આઈસોલેશન બોર્ડ અને તબીબી નીરિક્ષણની સુવિધાઓ ઊભી કરવાનો નિર્ણય લેવાયો છે

ગુજરાત વિધાનસભામા પ્રશ્નોતરી દરમિયાન કૃષિમંત્રી આર

ફળદુએ આ મુજબ જણાવ્યુહતુ

બાકીના નાણાં માટે કેન્દ્ર સરકારમાં અને વીમા કંપનીઓમાં રજુઆત કરવામાં આવી છે દરમિયાન વિરોધ પક્ષ કોંગ્રેસે કૃષિમંત્રીના જવાબ સામે અસંતોષ દર્શાવી સભાત્યાગ કર્યો હતો ગઇકાલે વિધાનસભામાં ટેબલેટ ખરીદી અંગે પણ ચર્ચા થઇ હતી ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના પ્રશ્ન અંગે સરકારને બદનામ કરવાનો પ્રયત્ન ગણાવી આ અંગે તેમને ઠપકો આપવા દરખાસ્ત મૂકવામાં આવી હતી અધ્યક્ષે દરખાસ્તનો સ્વીકાર કર્યો છે

સી ટી વી કેમેરાની વ્યથવસ્થા કરાઈ છે

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ આ પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવતા જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ નિશ્ચિતતાપૂર્વક પરીક્ષાઓ આપી શકે તે માટે માધ્યમમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ છે

રાજય કક્ષાએ કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે પરીક્ષાઓમાં કોઈપણ સંજોગોમાં ગેરરીતિ ન થાય તેની તકેદારી પણ રાખાઈ છે મોબાઈલ અને અન્યમ વિજાણુ યંત્રોનો ગેરકાયદેસર ઉપયોગ કરતા ઉમેદવારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ ડમી ઉમેદવારો સામે પણ કાર્યવાહી કરાશે રાજ્યમા સંરક્ષણ સંબંધિત ઉદ્યોગોની ભાગીદારી થકી રોજગારીનુ નિર્માણ થાય તે માટે રાજ્ય સરકાર માટે નવતર અભિગમ દાખવીને ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે રાજ્યનું પ્રથમ સ્કૂલ ઓફ એડવાન્સ્ડ ડિફેન્સ સ્ટડીઝ એસ

ડી

સેન્ટર સ્થાપવાનો નિર્ણય કર્યો છે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી અંજુ શર્માએ આ અંગે વિગતો આપતા કહ્યું હતું કે આ સેન્ટરના નિર્માણ માટે રાજ્ય સરકાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સાયન્ટિસ્ટ અને ટેકનોલોજીસ્ટ આઇ

તેમણે ઉમેર્યુ હતુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફાસ્ટ્રક્ચર ટેકનોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ નોડલ પાર્ટનર જ્યારે આઈ

ટી

ડી એસ ટી નોલેજ પાર્ટનર તરીકે નિયુક્ત કરવામા આવ્યા છે ગુજરાત યુનિવર્સિટી અને આઈડીએસટી વિદ્યાર્થીઓને ઉદ્યોગની ભાગીદારી અને રોજગારીની તકો માટે ગુજરાત સરકાર સાથે પરામર્શ કરીને ઉદ્યોગને યોગ્ય રીતે જોડણ કરવામાં કારગર સાબિત થશે

ઇન્ડોનેશિયાના કોન્સુયલ જનરલે ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી ગુજરાત સાથે દ્વિપક્ષીય સંબંધો મજબુત બનાવવા તથા વેપાર ઉદ્યોગ રોકાણ માટે તેમના રાષ્ટ્રની તત્પરતા દર્શાવી હતી ભારતીય શિક્ષક પ્રશિક્ષક સંસ્થાન આઈઆઈટીઈ દ્વારા તૈયાર કરવામાં આવેલા જોબ પ્લેસમેન્ટ આદિત્ય આવતીકાલે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પ થશે આઈઆઈટીઈના અભ્યાસક્રમોમાં અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક બોર્ડ સાથે સંલઝન શાળાઓમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોકરીની તકો ઉપલબ્ધ બને તે માટે આ પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે આઈઆઈટીઈના વિદ્યાર્થીઓ અને તાલીમબદ્ધ શિક્ષકો અને શિક્ષણ ક્ષેત્રના પ્રોફેશનલ્સ ઇચ્છતી સ્ફ્રલો વચ્ચે આદિત્ય પ્લેસમેન્ટ પોર્ટલ સેતુ બનશે આ પ્લેસમેન્ટ પોર્ટલ પર નોંધણી કરાવીને સ્ક્રલ્સ અને વિદ્યાર્થીઓ પ્લેસમેન્ટ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે આણંદ જિલ્લાના પંડોળી ગામનો પરિવાર સાળંગપુર દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે સાળંગપુરથી થોડે દુર કાર સાથે ધડાકાભેર અથડાતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે અને બે જણાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અન્ય છ ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા

બાઇકચાલકને બચાવવા જતા બસ પલટી ખાઈ ગઈ હતી આ અકસ્માતમાં બસ કંડક્ટરને ગંભીર ઇજાઓ પહોંચી છે

હવે ફાઇનલમાં સૌરાષ્ટ્રનો મુકાબલો બંગાળ સામે થશે

ગુજરાત સૌરાષ્ટ્ર વચ્ચેની સેમી ફાઇનલનો ગઇકાલે અંતિમ દિવસ ભારે રસાકસી ભર્યો બની રહ્યો હતો

ટી